એસ આત્મનિર્ભર ભારત અભિયાન વિશ્વ કલ્યાણની ભાવનાં સાથે ભારતને ઉત્પાદનનું કેન્દ્ર બનાવીને સમગ્ર વિશ્વ સાથે જોડવાનું અભિયાને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અમેરીકા વ્યુહાત્મક ભાગીદારી મંચની બેઠકમાં મુખ્ય પ્રવચન આપતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતી આપણને માનવકેન્દ્રીત વિકાસનો અભિગમ આપનાવવાની શીખ આપે છે વિશ્વની કંપનીઓ વિશ્વસનીય અને સ્થિર નીતીની તરફેણ કરે છે

મુખ્ય બંદરોદ્વારા કરવામાં આવતી તમામ ખરીદી હવે સુધારેલા મેક ઈન ઈન્ડિયા આદેશ મુજબ કરવાની રહેશે

આત્મનિર્ભર શિપિંગ આગામી સમયમાં વાસ્તવિકતા બનશે

કલ્પના શાહ જળસંગ્રહ મસ્કા ગામ જળસંગ્રહ અંગે વિશેષ કામગીરી કરીને મસ્કા ગ્રામ પંચાયત કચ્છની અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બની છે કંપની સંસ્થા જનભાગીદારી અને સરકારની વિવિધ યોજનાઓ મારફતે મસ્કા ગ્રામ પંચાયત દ્વારા મસ્કા ગામના દરિયાઈ પદ્દા પર આવેલા જળાશયો ચેકડેમો નદીઓ પર જળસંગ્રહનું કામ કરવામાં આવ્યું

જળસંગ્રહની કામગીરી અંગે વિશેષ માહિતી આપતા મસ્કા ગ્રામ પંચાયતના સરપંચ કિર્તીભાઈ ગોરે આ મુજબ જણાવ્યું હતું